તેમણે કહ્યુ હતુ કે નવા વિધેયકો ખેડુતોને તેમણે કૃષિ ઉપજો દેશના કોઈપણ બજારમાં વેચવાની સત્તા આપે છે

પ્રધાનમંત્રીએ દેશના દરેક ગામમાં જઈને ખેડુત અને શ્રમિકોને લગતા ધારાનોના લાભ તેમને સમજાવવા કાર્યકરોને અનુ રોધ કર્યો હતો

મારફતે યુકવી દેવાયા છે તેમણે ઉમેર્યું હતુ કે કોસ્સાને લીધે મુશ્કેલીમાં મુકાયેલ નાના વેપારીઓકારીગરો અને રોજનું કમાઈને રોજ ખાનારા માટે આ યોજના આર્થિક જીવાદોરી સાબિત થઈ છે તેમણે કહ્યુ કે માત્ર બે ટકા વાર્ષિક વ્યાજે એક થી અઢી લાખની લોન આપતી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજયના ઈતિહાસમાં આવો પહેલો પ્રયાસ છે

ફેમ ઈન્ઠીયા સ્કીમના બીજા તબક્કાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું

આંતરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજયોના માછીમારો લાલ પરી નામનું વિશિષ્ટ પ્રકારનું સારૂ મત્સ્ય પકડવાની લાલયમાં પ્રવેશ જતા હોવાની તેમણે ગૃહ સમક્ષ રજુ કરી હતી નેહ્લ ઠક્કર રાજય કોરોના રાજ્યમાં કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે

સીમાંથી ખરીદી કે વેચી શકશે

સી બંધ થશે એ વાત તદન ખોટી છે

એમ સી યાલુ રહેશેપરંતુ વિકસીત સમ્થમાં જે ખેડુતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને માલી સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશેજેના પરિણામે ખેડુતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે નેહ્લ ઠક્કર